સંસદના બજેટસત્રની અવધિ સાતમી ઓગસ્ટ સુધી વધારવામાં આવી

વી

આજે સાંજે દિલ્હીમાં મળેલી સંસદીય બાબતોની કેબીનેટ સમિતીએ આ નિર્ણય લીધો છે

બી

એ આરોપીઓ સામેના તહોમતનામામાં મધ્યપ્રદેશમાં કોલસા ઘટકની ફાળવણી વખતે સ્ક્રીનીંગ કમિટી સમક્ષ અયોગ્ય માહિતી આપીને કોલસા મંત્રાલયની છેતરપીંડીનો આરોપ મૂક્યો છે

આ વિધેયકમાં કેન્દ્ર તથા રાજ્ય માહિતી પંચોના માહિતી કમિશરોના વેતન કાર્યકાળ ભથ્થાઓને લગતા નિયમો બનાવવાની સત્તા કેન્દ્ર સરકાર હસ્તક રખવાની જાગવાઇ છે કર્મચારી બાબતોના રાજયમંત્રી જીતેન્દ્રસિંહે આ વિધેયક રાજ્યસભામાં રજી કરતા સ્પષ્ટતા કરી હતી કે આ વિઘેયકનું ધ્યેય માહિતી અધિકાર ધારાની સ્વાયત્તતા ઘટાડવાનું નથી રાજ્યસભાએ ભોજનના સમય પછી આ વિધેયક પરની ચર્ચા હાથ ધરી હતી ત્યારે ગૃહની બેઠક બે વખત મુલત્વી રાખવાની ફરજ પડી હતી કોંગ્રેસ ટી એમ સી

એમ કે આપ સહિતના વિપક્ષના સભ્યોએ આ વિઘેયકને વધુ ચકાસણી માટે સીલેક્ટ સમિતીને સોંપવાની માગણી કરી છે

લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આજે લોકસભામાં પ્રશ્નકલાક દરમ્યાન આ મુજબ જણાવ્યું હતું

તેમનું મંત્રાલય સરકારના સૂત્ર સબકા સાથ સબકા વિકાસને ધ્યાનમાં લઇને બધા જ લોકોને એક સમાન તક મળે તે બાબત સુનિશ્ચિત કરી રહ્યું છે

આજે રાજ્યસભામાં પી એમ ઓ કાર્યાલયના રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે પૂરક પ્રશ્નના જવાબમાં આ મુજબ જણાવ્યું હતું

તેમણે કહ્યું કે ભરતીની પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા માટે સરકારે વર્ગ બી અને સી ની જગ્યાઓની ભરતી વખતે મુલાકાતની પધ્ધતિ રદ કરી છે

વેંકૈથા નાયડુએ શપથ લેવડાવ્યા છે

ચંદ્રશેખરન ડી એમ કે ના એન ષણમુગમ અને પી

એમ કે ના વાઇકોનો સમાવેશ થાય છે

એમ

ના નેતા અંબુમણી રામદોસની સાથે બિન ્રીફ યૂંટાયા હતા

આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં શ્રી પ્રસાદે જણાવ્યું હતું કે નિવૃત્ત ન્યાયધીશ બી

શ્રીકૃષ્ણના વડપણ હેઠળની નિષ્ણાંતોની સમિતીએ આ વિધેયકનો મુસદ્દો તૈયાર કર્યો છે આ વિધેયકને ટુંક સમયમાં સંસદમાં રજુ કરાશે સુચિત વિધેયકમાં વ્યક્તિગત માહિતીને સોશીયલ મિડીયા ઉપર મૂકવા ઉપર પ્રતિબંધ મુકવાની દરખાસ્ત છે

આ બેઠકની તારીખ હવે પછી જાહેર થશે

વિદેશમંત્રી એસ જયશંકરે આજે રાજ્યસભામાં પૂરક પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે સૂચિત ઇ પાસપોર્ટ ચીપ આધારીત તથા સલામતીના વધુ ફિચરવાળા હશે આ પોસપોર્ટોમાં અરજદારની વ્યક્તિગત બાબતોની માહિતી ચીપમાં સંગ્રહીત કરાશે

સમગ્ર દેશમાં ચોક્ક્સ સમય મર્યાદામાં જળ સંગ્રહને પ્રોત્સાફન આપવા માટે જળશક્તિ અભિયાન હાથ ધરાયું છે

યૂંટણી પંચની થાદીમાં જણાવ્યું છે કે હોશીયારપુર જીલ્લાના ચૂંટણી કાર્યાલયના ચૂંટણી તહેસીલદાર કરનૈલ સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સીસ્ટમ વોટર એશ્યુકેશનના વડા રાજન મોંગા સામે વિભાગીય કાર્યવાહી શરૂ કરાઇ છે એવી જ રીતે હોશીયારપુરના પ્રિન્ટીંગ પ્રેસના માલિક તેજેન્દ્ર સિંહની વિરુધ્ધ એફ

દાખલ કરવામાં આવી છે મતદાતાઓને મતદાન કરવા પ્રોત્સાહન આપવા માટે આ વર્ષના જાન્યુઆરીમાં મતદાર શિક્ષણ અભિયાન હેઠળ પંજાબ ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર હોર્ડીંગ્સ લગાવવામાં આવ્યા હતા

આત્મધાતી હુમલાખોરે ખાણ મંત્રાલયના કર્મચારીઓને લઇ જતી બસની સામે વિસ્ફોટ કર્યો હતો આંતરીક બાબતોના મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પૂર્વ કાબુલમાં પણ બીજા વિસ્ફોટ થયો હતો જા કે તેમા જાનહાનીના કોઇ સમાચાર નથી

વી સિંધુ અને બી

વી

એવી જ રીતે બી

એસ પ્રણોયનો ડેનમાર્કના આર ગેમકે સામે પરાજય થતા પ્રણાય સ્પર્ધામાંથી બહાર થયા છે ક્વાર્ટર ફાઇનલમાં પી વી સીંધુ અને જાપાનની યામાગુચી વચ્ચે મુકાબલો થશે

અદાલતે બાળકોના દુષ્કર્મ કેસોમાં સમયસર ફોરેન્સીક અહેવાલ રજુ થાય તે બાબત સુનિશ્ચિત કરવા રાજ્યોના અને કેન્દ્ર શાસિત પ્રદેશોના અગ્રસચિવોને આદેશ આપ્યો છે

આરોગ્ય સેવા ક્ષેત્રે નવતર પહેલ માટેના સમજૂતી કરાર ઉપર આજે દિલ્હીમાં હસ્તાક્ષર કરાયા છે

ઇન્દભૂષણે જણાવ્યું છે કે આ કરાર થવાથી નવતર પહેલીની ચકાસણી તથા તેને જરૂરી સલામતી આપવાની વ્યવસ્થા થઇ શકશે શ્રી ઇન્દુભૂષણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ભાગીદારીથી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાને ઉદ્યોગો તથા ઇનોવેટરો સાથે જાડવામાં મદદ મળશે